બેઠક દરમ્યાન ઓમ બિરલા લોકસભામાં સુચારુ સંચાલન માટે રાજકીય પક્ષોનો સહ્યોગ માંગશે રાજ્યસભાના સભાપતિ એમ વૈકેયા નાયડુએ પણ રવિવારે રાજ્યસભા માટે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે સત્રના એક દિવસ પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

આ તબકકામાં આઠ જીલ્લામાં સત્તર મતક્ષેત્રોમાં બાર ડીસેમ્બરે મતદાન કરવામાં આવશે

ગઇકાલે નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપના મહાસચિવ ભુપેન્દ્ર યાદવે કહ્યું કે અદાલતના આ નિર્ણયથી કોંગ્રેસનું જુકાણુ સૌની સામે આવી ગયું છે અને હવે રાફલ ગાંધીએ તેમના દ્વારા વારંવાર લગાવવામાં આવેલા આરોપો માટે માફી માંગવી જોઈએ શ્રી યાદવે કહ્યું કે ભાજપ કાર્યકર્તા આ મુદ્દાને લઈને જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે તેમણે કોંગ્રેસ પર રાષ્ટ્રફીતના મુદ્દે જુઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે

પાર્ટીએ વચ્ચે સંભવીત મતભેદો અંગે મીડીયાની અટકળોને ફગાવી દેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પત્રકારોને કહયું કે નવી સરકાર પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ પુરો કરશે તેમણે કહયું કે રાજયમાં મહાશિવ અઘાડી નામનું નવું ગઠબંધન વિકાસ કેન્દ્રિત વહીવટ આપશે

અરજી નામંજુર કરતા દ્રીબ્યુનલે કહયું કે ા એક વેપારી સંગઠન છે તેના પછી રાહુલ ગાંધી વિરુધ્ધ દાખલ સો કરોડ રુપિયાના આવકવેરા કેસને ફરી શરૂ કરવામાં આવશે ગત વર્ષે ગાંધી પરીવારના કેટલાક સભ્યો અને વરિષ્ઠ ક્રોંગ્રેસ નેતા ઓસ્કાર ફર્નાન્ડીસે દિલ્ફી વડી અદાલતના દસ ડીસેમ્બરના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો હતો

આવકવેરા વિભાગે ભાજપના નેતા અને રાજયસભા સાંસદ સુબ્રમણ્થમ સ્વામીની ફરીયાદના પગલે નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરી હતી

તેઓ પુણેમાં સિંબાયસીસ સ્કીલ્ડ એન્ડ ઓપન યુનિવર્સીટીમાં એમ એસ એમ

લોજીસ્ટીકસ અને પરીવહન ક્ષેત્રમાં તકો અંગેઆયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરી રહયાં હતા શ્રી ગડકરીએ કહયું કે એમ એસ એમ ઇ ક્ષેત્રને નવી ટેકનોલોજીના પડકારોનો સામનો કરવો જોઇએ તેમણે કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મુકથો

નવી દિલ્હીમા ગઇકાલે એક સમારોહમાં ડોકટર હર્ષવર્ધને કહયું કે વીજળીનો ઓછો ઉપયોગ કરી અને પર્યાવરણને અનુકુળ વિદ્યુત ઉપકરણોને પ્રોત્સાફન આપવું એ સરકારની પ્રાથમિકતા છે તેમણે કફથું કે સરકારે આબોફવાને અનુકૃળ વિકાસ અને વૃધ્યિને પ્રોત્સાહિત કરવાનવીનીકરણની શકિતને ઓળખે છે તેથી સરકાર વૈશ્વિક આબોહવા એજંડા પર પ્રભાવી રીતે કાર્યવાહી કરવા માટે સશોધન વિકાસ અને ઇનોવેશનના પ્રયત્નોને ઝડપી બનાવી રહી છે તેમણે કહયું કે ગ્લોબલ વોર્મિંગ અને આબહોવા પરીવર્તનનો સામનો કરવા માટે વૈશ્વીક અભિયાનમાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહયું છે

એન એ

ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી લઇને દક્ષિણમાં તામીલનાડુ સુધી અને પશ્ચિમમાં ગુજરાતથી પુર્વોત્તરના નાગાલેન્ડ સિકકીમ સુધીના મુખ્ય આદિવાસી કારીગરો ધ્વારા તૈયાર કરાયેલા વસ્ત્રો આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ રહેશે પહેલીવાર આદિ મહોત્સવમા લદાખના લેહના આદિવાસી કલાકારો ધ્વારા તૈયાર ઉત્પાદનોને પણ પ્રદર્શિત કરાશે

સર્વોચ્ય અદાલતે આ ચાર મુખ્ય સચિવોને રપમી નવેમ્બરે ફાજર થવા આદેશ કર્યા છે એપેક્ષ કોર્ટે સભા યોજના દરમ્યાન વ્રિચક્રી અને ત્રિચક્રી વાહનો સહિત કેટલાક વાહનોને મુકિત આપતા દિલ્લી સરકારથી પ્રશ્ન કર્યો અને કહયું કે સમ વિષમ યોજના ચાલુ હોવા છતાં દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર વધી રહયું છે અદાલતે કૃષિ કચરો સત્રગાળવામાં ધટાડો થવા છતાં દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર ખરાબ થવા અંગે ચિંતા વ્યકત કરી છે દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છેકે આ સમસ્યાના સમાધાન માટે તમામ એજન્સીઓને મળીને કામ કરવું પડશે નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી જાવડેકરે કહ્યું છેકે સરકાર પ્રદૃષણના મુદ્દાને લઈને બહ્ ચિંતિંત છે અને પ્રથમ વખત સરકારે એરશેડની અવધારણાને માન્યતા આપી છે

આ કેસમાં નવીન મુટરેજા અને એસ કેશવ રામની ધરપકડ કરવામાં આવી છે